પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

મહાત્મા મંદિર ગાંધીનગર પરિસરમાં રાજ્યકક્ષાનો સમારંભ યોજાશે

ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ છે કે રાજયમાં આગામી નાતાલ અને નવા વર્ષના તહેવારોની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરાશે તેમણે વધુમાં કહ્યુ છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશાનિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં પણ યુસ્ત અમલ કરાશે તેમણે કહ્યુ કે તહેવારોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો સંદર્ભે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમોથી તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમો બાબતે સૂચનાઓ આપવામાં આવી છે જે સૂચનાઓ આગામી નાતાલની ઉજવણી નવા વર્ષની પૂર્વ સંધ્યા નવા વર્ષની ઉજવણી અંગે પણ અમલ કરાશે

તથા તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા પ્રાર્થના રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહી

શ્રમ અને રોજગાર વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ આ મુજબ જણાવ્યુ છે

આ એપ્સના કારણે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવામાં મદદ મળી છે

કેમ્પમાં સગર્ભા મહિલાઓને વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પમાં લાભ લેવા માટે આવેલ સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી